પી

શ્રી મોદીએ જણાવ્યું કે ધર્મશાળા એ ભારત નેપાળ મૈત્રીનું પ્રતિક છે

બંગાળના અખાતના દેશોના સંગઠન બિમસ્ટેક શિખર પરિષદની સાથે આજે પ્રધાનમંત્રી શ્રી મોદીનેપાળના પ્રધાનમંત્રી કે

આ સાથે જ આપણા કુલ મેડલની સંખ્યા ક્રપની થઈક્રગઈ છે

એશિયન ગેમ્સમાં પ્રથમવાર સામેલ થનારા ઇ સ્પોર્ટસના ફાર્થસ્ટોન નામની રમતમાં તેણે વિયેટનામને પરાસ્ત કરીને આ સિઘ્ઘિ મેળવી હતી

લોકમેળાના આયોજનને લઇ ફાલ મફાદેવનાકા બફાર તડામાર તૈયારીઓ ચાલી રફી છે ભુજમાં ભરાનાર લોકમેળામાં કુડ વિભાગ પણ વિશેષ ચેકીંગ ઝુંબેશ છેડશે ખોરાક અને ઔષધ નિયમન વિભાગના સતાવાર સુત્રોમાંથી જાણવા મળેલી વિગત અનુસાર દર સાલની માફક ચાલ સાલે પણ લોકમેળામાં અખાધ્ય ચીજવસ્તુ લોકોને ન અપાય તેવા આશયથી ફડ વિભાગના ઇન્સ્પેકટરોની ટીમ દ્વારા મેળાના સ્થળે ખાધ્યપદાર્થોની તપાસણી કરવામાં આવશે ચેકીંગ દરમિયાન ખાણીપીણીના સ્થળે સ્વચ્છતા જાળવવામાં આવે છે કેમ તેની ઝીણવટભરી તપાસ કરી સબંધીત વેપારીઓને તાકીદ પણ કરવામાં આવશે

સી બી